વૈકૈયા નાયડુ એ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદનું યોમાસું સત્ર યોજવા અંગે ગૃહોના પ્રિસાઇડિંગ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમને જણાવ્યું કે કોરોના રોગયાળાને લગતી તમામ બાબતો પર સંસદ વિચારણા કરી રહી છે

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળામાં નોંધણી કરાયેલા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી

અને જાહેરમાં માસ્ક નહિ પહેરનાર લોકોને દંડ ફટકાર્યો હતો

આરતી ભદ્દ રાખડી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારમાં રંગબેરંગી રાખડીઓ આવી ગઈ છે એ વચ્ચે કચ્છ જીલ્લાની ફસ્તકલા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ મહિલા સશક્તિકરણ સાથે વેસ્ટ પ્લાસ્ટિક નો ઉપયોગ દ્વારા રાખડીઓ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે કચ્છની જાણીતી અને ફસ્તકલા ક્ષેત્રે અગ્રણીન સંસ્થાઓ જેવી કે ખમીર કસબ શ્રુજન કલારક્ષા વીઆરડીઆઈ સામેલ છે મહિલાઓને રાખડી બનાવવા માટે બેંગલોર સ્થિત સંસ્થા દ્વારા આર્થીક સહાય અપાશે